મતદાન પૂર્ણ થતાં ચૂંટણી તંત્ર મતગણતરી માટે સજ્જ બન્યું

કચ્છના માલધારીઓના સાત હજાર જેટલા પશુઓને અમદાવાદ નજીક સાણંદના ઢોરવાડા ખાતે આશ્રય અપાયો

હિંસાના કેટલાક બનાવોને બાદ કરતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી

મતગણતરી લોકસભાના સાત તબક્કાનું મતદાન પૂર્ણ થતાં ચૂંટણી તંત્ર મતગણતરી માટે સજ્જ બન્યું છે

ટપાલથી મળેલા મતની ગણતરી પણ કરાશે અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓના મત પણ ગણતરીમાં લેવાશે આ ઉપરાંત આ વખતે દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ મતદાન મથકો પર પડેલા મત અને વીવીપેટની પણ ગણતરી કરવામાં આવશે અને તેના આધારે આખરી પરિણામ જાહેર કરવામાં આવશે

પ્રોમો આકાશવાણી આકાશવાણીના સમાચાર વિભાગે વિશ્વસનીય અને છેલ્લામાં છેલ્લા પરિણામોના સમાચાર પૂરા પાડવા વ્યાપક વ્યવસ્થા ગોઠવી છે

એક્ઝિટ પોલ મોટાભાગના એક્ઝીટ પોલે લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના એન ડી એ મોરચાની સરકાર રચાશે તેવી આગાહી કરી છે મોટાભાગની ન્યુઝ ચેનલોએ એન ડી એ

એ

આ પશુઓને ઘાસ મળી રહે તે માટે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સુરતથી દરરોજ વીસ હજાર કિલો ઘાસ સાથે એક ટ્રક મોકલવાનો નિર્ણય લેવાયો હતો જેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે સુરતથી આ ટ્રક રવાના થાય તેની વ્યવસ્થા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો કરશે જ્યારે ટ્રક સાણંદ પહોંચે પછી ઘાસ વિતરણની વ્યવસ્થા ગુજરાત ખેડૂત સમાજના અમદાવાદના આગેવાનો સંભાળશે આંત્રોલી ગામ ખાતેથી આ ટ્રક મોકલવામાં આવી ત્યારે ગુજરાત ખેડૂત સમાજના પ્રમ્રખ જયેશ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દાહોદ કોંગ્રેસ અધ્યક્ષ દાહોદ જિલ્લામાં પાણી અને ઘાસચારાની વિકટ સમસ્યાની સમીક્ષા કરવા અને દાહોદ જિલ્લામાં ગરીબ ખેડ્તો અને આદિવાસીઓ ને અંતરિયાળ ગામોમાં ખેતી માટે અને પીવાનું પાણી તેમજ પશુધન માટે ઘાસચારો મળે તે માટે દાહોદ ના રેટિયા ડોકી ગામે કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ઉપસ્થિત રહી પાણીની સમસ્યાની સ્થિતિ અંગે સમીક્ષા કરી અને લોકોની પરિસ્થિતિ સમજી હતી તેઓ હવે રાજ્ય સરકારને આ સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરશે

નારદ જયંતિ મહર્ષિ નારદ જયંતિ ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા ગઈકાલે અમદાવાદમાં પત્રકાર સન્માન સમારોહ યોજાઈ ગયો

ના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડોક્ટર જયંતિભાઈ ભાડેસીયાના અધ્યક્ષપદે યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા પત્રકારો જયવંત પંડ્યા વિવેક ભટ્ટ મનીષ મહેતા સુદર્શન ઉપાધ્યાય હર્ષદભાઈ યાજ્ઞિક અને મોલીન મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી ભાગ્યેશ જહા અને આર

ગુજરાત પ્રાંત સંઘચાલક ડોક્ટર ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા

હવામાન ખાતાની યાદીના જણાવ્યા અનુસાર બનાસકાંઠા સાંબરકાઠા અમરેલી રાજકોટ અને કચ્છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે રાજ્યમાં છેલ્લા ઉદ્દ કલાકમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા હતા

રાજ્યમાં આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી

પાવર લિફિંટગ તાજેતરમાં ગુજરાત સ્ટેટ જૂનિયર મેન્સ અને વુમન્સની વજન ઊંચકવાની વિવિધ વેટ કેટેગરીની સ્પર્ધા યોજાઈ ગઈ પાવર લિફિંટગ સ્પોર્ટસ એસોસિએશન દ્વારા આ સ્પર્ધા યોજાઈ હતી